ફાન્સના રાષ્ટ્રપ્રમુખ ઈમેન્યુએલ મેક્રોને જણાવ્યું છે કે ભારત અને પાકિસ્તાને કાશ્મીર મુદ્દે દ્વિપક્ષીય વાતયીત વડે ઉકેલ મેળવવો જાઈએ અને ત્રીજા પક્ષે તેમાં હસ્તક્ષેપ અથવા હિંસાને ઉશ્કેરણી મળે તેવું કરવું જાઈએ નહીં

બેડમિન્ટન સ્પર્ધાની ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો છે

દ શ્રી મેક્રોને આ મુજબ જણાવ્યું હતુંબંને

આ મંત્રણા બાદ ફાન્સ અને ભારતે યાર સમજતીઓ ઉપર હસ્તાક્ષર કર્યા છે હતી પ્રધાનમંત્રી મોદીએ ભારત અને ફાન્સના સંબંધી કોઈપણ અપેક્ષા વગર સ્વતંત્રતા અને સમાનતાના આદર્શો ઉપર આધારીત હોવાનું જણાવ્યું હતુંતેમણે કહ્યું કે ભારત અને ફાન્સ આતંકવાદનો સામનો કરવા સલામતી ક્ષેત્રે સહકાર વધારશે બંને આગેવાનોએ બધા જ પ્રકારના આતંકવાદને વખોડી કાઢ્યો હતો તેમણે ભારપૂર્વક જણાવ્યુંહતું કે આતંકવાદના કોઈપણ સ્વરૂપને માન્યતા આપી શકાય નહીંબંને આગેવાનોએ આતંકવાદનો સામનો કરવા માટે શક્ય એટલી વહેલી તકે વૈશ્વિક પરિષદ બોલાવવાની સંમતી પ્રધાનમંત્રીએ કહ્યું કે આપી હતી આબોહવામાં પરિવર્તન પર્યાવરણ અને સર્વ સમાવેશક વિકાસના મુદ્દે ભારત અને ફાન્સ એકસમાન દૃષ્ટિકોણ ધરાવે છે

તેઓ પેરીસ ખાતેના યુનેસ્કોના વડા મથકની મુલાકાત લેશે નરેન્દ્ર મોદીનું વિમાન મથકે લાલજાજમ બિછાવીને સ્વાગત કરાયું હતુંવિદેશમંત્રી જ્યાં ચેવેસ લે દ્રાંએ

સર્વોચ્ય નાગરિક સન્માન ઓર્ડર ઓફ ઝાયેદથી સન્માનવામાં આવશે તેઓ ક્રાઉન પ્રિન્સ શેખ મહંમદ બીન ઝાયેદ અલ નહયાન સાથે વાતચીત કરશે તથા રૂપે કાર્ડનો વિધિવત પ્રારંભ કરાવશે યુએઈ પછી પ્રધાનમંત્રી બહરીનની મુલાકાતે જશેતેઓ બહરીનના શેખ હમદ બિન ઈસા અલ ખલીફા

ત્યારબાદ તેઓ રવિવારે ફ્રાંસ પાછા ફરીને જી સાત દેશોની શિખર બેઠકમાં ભાગ લેશે

કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ નાણામંત્રી પી

ની કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો હતો

આ સમયગાળા દરમ્યાન ચિદંબરમના કુટુંબીજનો તથા વકીલો દરરોજ અડધો કલાક સુધી તેમને મળી શકે તેવી અદાલતે મંજુરી આપી છે

ઓફિસે ગઈ હતી અને ત્યાં ત્રણ કલાક સુધી પુછપરછ કરી હતીુત્રોના જણાવ્યા મુજબ સીબીઆઈના અધિકારીઓએ શારદા જ્નથ દ્વારા યલાવાતા અખબારમાં રાજ્ય સરકારે આપેલી જાહેરખબર અંગે અત્રીની પુછપરછ કરી હતીઆ ઉપરાંત સીબીઆઈ દ્વારા શારદા ગ્રૂપના અખબારના કર્મયારીઓને પગાર આપવા માટે મુખ્યમંત્રીના રાહત ભંડોળમાંથી નાણાં ફાળવવાની પ્રક્રિયા અંગે પણ પૂછપરછ કરાઈ હતી

એન્ફોર્સમેન્ટ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે નિવેદન નોંધવાની કામગીરી પૂર્ણ થયા બાદ રાજ ઠાકરેને જવાની મંજુરી અપાઈ હતી

નાણાં મંત્રાલયના જણાવ્યા મુજબ ઉદ્યોગ અને આંતરિક વેપાર પ્રોત્સાહન વિભાગ ડીપીઆઈઆઈટીના જાહેરનામા મુજબ શરતો પૂર્ણ કરતા બધા જ સ્ટાર્ટઅપ કરરાહત માટે આપમેળે પાત્ર ઠરશે નહીં

મોકલવામાં આવી હતી

અમેરિકાની બીવેન ઝાંગને પરાજય આપીને સ્પર્ધાની ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો છે સાંઈપ્રણિતે વિશ્વમાં આઠમો ક્રમાંક ધરાવતા એન્થોની સીનીસુકાને પરાજય આપીને ક્વાર્ટર ફાઈનલમાં

પ્રણોયનો પરાજય થતાં તેઓ સ્પર્ધામાંથી બહાર થથા છે

શ્રીકાંતનો થાઈલેન્ડના કાન્તાપોન વાન્ગયારોએન સામે ક્યારે પ્રણોયનો જાપાનના કેન્ટો મોમોટા સામે

પરાજય થયો હતો

પોતાના વિવાદોનું નિવારણ લાવી શકે તે હેતુથી આ ચોજના શરૂ કરાશે વળગતાઓને આ યોજનાનો લાભ લઈને નવી શરૂઆત કરવાની અપીલ કરી છે

દ્વારા મેળવવામાં આવતી ઉર્જાને પુનઃ પ્રાપ્ય ઉર્જા ગણવાની દરખાસ્તને મંજુરી આપી છે પુનઃ પ્રાપ્ય ઉર્જા મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે દરીયાઈ મોજા તેમજ દરીયાની ઉષ્ણતાને ઉર્જા સ્વરૂપમાં ફેરવવી જેવા વિવિધ સોતો થકી ઉત્પન્ન કરાતી ઉર્જા નોન સોલર રીન્યુએબલ પર્ચેસ ઓમ્બલીગેશન હેઠળ પાત્ર ગણાશે આ નિર્ણયથી દરીયાઈ સ્રોતો થકી ઉર્જા મેળવવાની પ્રક્રિયાને નવું બળ મળશે

અંગેની આંતરરાષ્ટ્રીય પરિષદમાં તેઓ બોલી રહ્યા હતાતેમણે કહ્યું કે વિશ્વ વેપાર સંસ્થાના સભ્ય દેશોએ નિયમ આધારીત પારદર્શી અને ભેદભાવ વિનાની વ્યવસ્થાવાળી વેપાર પદ્વતિ સુનિશ્ચિત કરવી જાઈએશ્રી ગોથલે કહ્યું કે કેટલાક દેશો દ્વારા અપનાવવામાં આવતી સંરક્ષણવાદની નીતિના કારણે મુક્ત વેપારને અને રોકાણને અસર થાય છે